ક્રષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર રેલમંત્રી પિયુષ ગોયલ અને વાણીજયમંત્રી સોમ પ્રકાશ તેમજ ખેડૂત સંગઠનોના ઉપ જેટલા પ્રતિનિધિઓની આ બેઠકમાં સરકારે વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે એક સમિતિ રચવાનો પ્રસ્તાવ મુકાયો હતો જયારે ખેડૂતો પહેલાં ત્રણે ક્રષિકાયદા પાછા ખેંચવામાં આવે તે માંગ કરી રહ્યા હતા

આ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ એસઓપીનું ચૂસ્તપણે પાલન કરવા તાકીદ કરાઈ છે

કુલ્પના શાહ અવસાન રાજકોટ ના ભાજપ અગ્રણી અને રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ નું કોરોના સારવાર દરમ્યાન ચેન્નઈ ખાતેનિધન થયું છે

રાજકોટ ની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમની તબિયત વધુ ખરાબ થતાં એર એમ્બુલન્સ દ્વારા તેમણે ચેન્નાઈ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફેફસા ની સારવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દિવંગત ને શોકાંજલી પાઠવતા ટ્વિટ માં કહ્યું છે કે બાહોશ વકીલ તરીકે તેજસ્વી કારકિર્દી ધરાવતા અભયભાઇ સમાજ સેવા માં પણ આગળ પડતાં હતા અને તેમની વિદાય થી મોટી ખોટ પડી છે ગૃહમંત્રી અમિત શાહે પણ શ્રધ્ધાજંલિ પાઠવી છે રાજયપાલ આચાર્ય દેવ વ્રતે સ્વર્ગસ્થ અભયભાઇ ને શ્રદ્ધાંજલી પાઠવતા કહ્યું છે કે તેમની અણધારી વિદાય થી ગુજરાત ના જાહેર જીવન માંમોટી ખોટ પડી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અભય ભારદ્વાજ ના દુખદ અવસાન અંગે ઊંડું દૂખ વ્યક્ત કર્યું છે અને કહ્યુંછે કે અમારા પક્ષે મજબૂત કાર્યકતા અને મે પોતે એક અંગત મિત્ર ગુમાવ્યો છે

પ્રાંથળના બેલા મોવાણાં લોક્રાણી કુડાથી માંડીને સીરાવાંઢ અમરાપર ધોળાવીરા એકલથી માંડીને ચોબારી સુધીના રણ વિસતારમાં ચાલુ વર્ષે વિક્રમજનક સંખ્યામાં પક્ષીઓ જોવા મળી રહ્યા છે હાલ રણમાં છીછરા પાણીમાં લીલ શેવાળ સારા પ્રમાણમાં ઉત્પન્ન થતા પક્ષીઓ માટે આશિર્વાદરૂપ નીવડ્યું છે

નિર્દોષ માછીમારોની પૂછપરછ કરી બન્ને દેશો તેઓને પોતાના દેશ મોકલતી હોય છે

તેઓ વાઘા બોર્ડરથી પાકિસ્તાન થઇ કરાચી પર્જોચ્યા હતાં

જ્યાં તેઓ કેવી રીતે ભારતીય જળસીમામાં ધુસી ગયા તેની આપવીતી જણાવી હતી તેઓઓ હવે ક્યારેય સિર ક્રીકમાં માછીમારી કરવા નહી જાય તેવી વાત કહી હતી